દ્વારા જાહેર કરવામાં આવ્યા છે

માંડવી તાલુકાના રત્નાપર ગામનો કટોરી વિસ્તાર માંડવી તાલુકાના મોટા રતાડીયા ગામનો નારાયણનગર વિસ્તાર સુધારેલા વિસ્તાર મુજબ કોલીવાસથી પટેલવાસ ગામ ખારોઇ તા

ટી બસ સેવા ભુજ થી તમામ તાલુકા મથક માટે ફાલ પ્રાયોગિક ધોરણે ગઇકાલ થી શરૂ થતાં લોકો ને રાફત થઈ છે અને કોરોના લોક ડાઉન માં અટવાઈ પડેલા અનેક ને પોતાના સ્થળે જવાની સગવડ મળી છે

ટી નિગમ ના વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજન જણાવે છે કે ગામડા ના લોકો તરફ થી કચ્છ બહાર ના વધુ રૂટ શરૂ કરવાની માંગણી મળી રહી છે શિતલ વૈશ્નવ મોટા અંગિયા કચ્છ ના નખત્રાણા તાલુકાની મોટા અંગિયા ગ્રામ પંચાયતે ગટરનાં દૂષિત પાણીમાંથી ઘાસ ઉગાડી માત્ર એક રૂપિયા માં એક કિલો લેખે તેનુ વેચાણ શરૂ કર્યું છે પશુપાલન ઉપર નભતા આ ગામ માં આટલું સસ્તું ધાસ ક્યારેય નફીં વેચાયું ફોય

આમ ઘાસની બાબતમાં મોટા આંગીયાએ આત્મ નિર્ભર બનીને કચ્છના બીજા ગામોને પ્રેરણા પૂરી પાડી છે

કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ સિંફ સોઢાએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત ની ભાવના ને અનુરૂપ આ ઝુંબેશ ફાથ ધરી આખા ગુજરાત સમક્ષ ઉમદા દાખલો કચ્છ બેસાડશે